બીજા તબક્કામાં આસામના દસ જિલ્લાઓમાં મતદાન યોજાશે

આવતીકાલે સવારે સાત વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન યોજાશે

દિલ્ફીમાં તેમણે કહ્યું કે બદલાયેલા અભિગમના કારણે જ ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોમાં પણ ભારતને સારા ખેલાડીઓ મળવા લાગ્યા છે

શ્રી રાઠોડે કહ્યું કે એનડીએ સરકારે આંતરરાષ્ટ્રીય રમતો માટેની તાલીમ ભારતીય ખેલાડીઓને આપવા ખાસ કાર્યક્રમ ફાથ ધર્યો છે તેમણે વધુમાં કહ્યું કે દર વર્ષે ખેલો ઇન્ડિયા દ્વારા એક ફજાર ખેલાડીઓની પસંદગી કરાશે

પી સ્કીમની માળખાકીય સુવિધાના કામોમાં વેગ લાવવા ખાસ જણાવ્યું હતું તેમજ જરૂરી ઇન્ફાસ્ટ્રક્ચર ઊભા કરવાની બાબતે માર્ગદર્શન આપ્યું હતું

કોફલીની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબજેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા ફતા

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી ઓ

કોફલીએ જણાવ્યું ફતું કે આધુનિક ટેકનોલોજીના યુગમાં શિક્ષણ એ કૌશલ્યવર્ધક અને યુવા વર્ગ માટે સ્વાવલંબન પ્રદ બની રહે તે મહત્વપૂર્ણ છે રાજ્યપાલશ્રી એ યુનિવર્સિટીઓને પણ આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનવા અને શિક્ષણ ક્ષેત્રે હરિફાઈમાં આગવું સ્થાન જાળવવા અનુરોધ કર્યો ફતો